ગઈકાલે દિલ્ફીમાં નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભારત ખૂલ્લામાં શૌચક્રિયાથી મુક્ત દેશનો દરજ્જો મહિલાઓના સક્રિય યોગદાન બદલ મેળવી શક્યો નહોત તેમણે કહ્યું કે કુપોષણની સમસ્યા પણ મહિલાઓની સક્રિય ભાગીદારીથી નિવારી શકાશે

ગઈકાલે હૈદરાબાદમાં મહિલાઓ માટેના આંતરરાષ્રીયાય નેટવર્ક આઈવીનના ઉદઘાટન પ્રસંગે તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે મહિલાઓને સમાન તક આપ્યા વિના કોઈપણ દેશની પ્રગતિ થઈ શકતી નથી શિક્ષણ એ સામાજિક રાજકીય તથા આર્થિક રીતે સશક્તિકરણની સમસ્યાની ચાવી તરીકે ઓળખાવીને ઉપરાષ્ટ્રપતિએ એક પણ વિદ્યાર્થીનીનું શિક્ષણ અધુરે ન રહે તે જોવા ઉપર ભાર મૂક્યો હતો

ગઈકાલે જારી કરેલી યાદીમાં આરબીઆઈએ જણાવ્યું છે કે બેન્કોમાં મૂકાયેલી થાપણો સલામત છે કારણ કે આરબીઆઈ બધી જ બેન્કોની કામગીરી ઉપર દેખરેખ રાખી રહી છે આરબીઆઈએ જણાવ્યું છે કે કેટલાંક પ્રસાર માધ્યમોએ માર્કેટકેપના આધારે બેન્કોની સોલ્વેન્સી બાબતે કરેલા અયોગ્ય વિશ્લેષણના કારણે બેન્કોમાં રહેલી થાપણો અંગે ચિંતા ઊભી થઈ છે

સંકટમાં મુકાયેલી યસ બેન્કમાં નાણાંકીય ગેરરીતિની તપાસ શરૂ થતાં રોશની કપુર સહિત રાણા કપૂરના પરિવારજનો સામે લૂક આઉટ નોટિસ જારી કરાઈ હતી ઉલ્લેખનીય છે કે યસ બેન્ક દ્વારા અપાયેલા ધિરાણોની તપાસ એન્ફોર્સમેન્ટ વિભાગે શરૂ કરતાં બેન્કના સ્થાપક રાણા કપૂરની ધરપકડ કરાઈ હતી

દિવાન કંપનીએ રાણા કપૂરની ત્રણ પુત્રીઓ રોશની રાધા તથા રાખી કપુરની માલિકીની ડૂઇટ કંપનીને છ અબજ રૂપિયાનું ધિરાણ આપ્યું હતું

રાજ્ય સરકાર હસ્તકની હોસ્પિટલોમાં આવા ખાસ વોર્ડ શરૂ કરાયા છે રાજ્યની આરોગ્ય સેવાના નિયામક ડોક્ટર અજય ચક્રવર્તીએ ઉત્તર અને દક્ષિણ બંગાળની હોસ્પિટલોની મુલાકાત લઈને કોરોનાથી અસરગ્રસ્ત અથવા શંકાસ્પદ કેસના દર્દીઓની સારવારની સજ્જતાની માહિતી મેળવી છે

તેમણે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કેસ હજી સુધી નોંધાયો નથી

તેમણે આ હેતુથી સૂચનો આપવા લોકોને અનુરોધ કર્યો છે ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી દેશમુખે ટ્વીટર ઉપર આ મુજબ જણાવીને તેમની ટ્વીટર પોસ્ટ ઉપર સૂયનો આપવા કહ્યું હતું શ્રી દેશમુખે વધુમાં જણાવ્યું હતું કે સૂચિત નવો કાયદો કસૂરવાર સામે ઝડપી કાર્યવાહીની જોગવાઈ ધરાવતો હશે

એવી જ રીતે ઇરાનના ક્રમથી ભારતીથોને પરત લાવવાના પ્રયાસો શરૂ કરાયા છે શ્રી જયશંકરે જણાવ્યું હતું કે ઇરાનમાં અટવાયેલા ભારતીય માછીમારોમાં કોરોનાનો કેસ હજી સુધી નોંધાયો નથી